કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે શાંઘાઈ સહકાર સંગઠનના દેશો વચ્ચે વ્યાપાર અને રોકાણમાં પરસ્પર સહયોગ વધારવા અનુરોધ કર્યો છે

બીજા અને ત્રીજા તબક્કાની યૂંટણી માટે પ્રચાર વેગવંતો બન્યો

બેઠકમાં ચાર દસ્તાવેજો રજૂ કરાયા હતા જેમાં કોવિડ મહામારી દરમ્યાન એસ

દેશોના મંત્રીઓની બહુપક્ષીય વિચાર વિમર્શ પ્રણાલિ પર ભાર મૂકવામાં આવ્યો હતો વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી હરદીપસિંહ પુરીએ પણ આ પ્રસંગે પોતાના વિયાર રજૂ કર્યા હતા

ના મહાસચિવ અને કિર્ગિઝ ગણરાજ્ય કઝાખાસ્તાન પાકિસ્તાન રશિયા તઝાકિસ્તાન ઉઝબેકીસ્તાનના મંત્રીઓએ ભાગ લીધો હતો

જ્યાં મતદાન વહેલું પુર઼ કરવામાં આવ્યું હતું

સુરક્ષા વ્યવસ્થા યુસ્ત બનાવાઇ હતી મતદાન દરમ્યાન તમામ કેન્દ્રો પર દરેક વ્યક્તિનું થર્મલ સ્ક્રીનીંગ કરાયું હતું તેમજ સેનેટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી હતી

પ્રથમ તબક્કામાં પ્રેમકુમાર રામનારાયણ માંડલ જયકુમાર સિંઘ સહિત આઠ કેબીનેટ મંત્રીઓનો સમાવેશ થાય છે

તો વિકાસશીલ ઇન્સાન પાર્ટીના એક ઉમેદવાર જંગમાં છે

પી

એમ

ના આઠ ઉમેદવાર મેદાનમાં છે

પી

આ તબક્કો આરજેડી માટે નિર્ણાયક ગણાય છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે મુઝફ્ફરપુર ચૂંટણી સભાને સંબોધતા જણાવ્યું હતું કે વિપક્ષ પાસે કોઇ વિકાસનું કોઇ મોડલ નથી કે નથી કોઈ અનુભવ

તેમણે દાવો કર્યો હતો કે નીતિશકુમારના શાસનકાળમાં બિહાર વિકાસના માર્ગે આગળ વધ્યું છે પ્રધાનમંત્રીએ કહ્યું કે જે પાર્ટી બિહારમાં ઉદ્યોગો બંધ કરવા માટે જવાબદાર છે તે જ આજે વિકાસની વાતો કરે છે

મધ્યપ્રદેશ ચૂંટણી મધ્યપ્રદેશમાં સૌ પ્રથમવાર ચૂંટણી કર્મચારીઓ વિશેષ વર્ગના મતદારોના ઘરે ઘરે જઈને મતદાન કરાવી રહ્યા છે

રાજ્યમાં ત્રીજી નવેમ્બરે મતદાન થશે

મત ગણતરી બીજી નવેમ્બરે યોજાશે

આ દરમ્યાન વિદેશ સચિવ પરસ્પર સંબધોની સમીક્ષા કરશે અને પરસ્પર હિતોના મુદ્દે ચર્ચા કરશે તેઓ આ દેશોના વિદેશ મંત્રીઓ તથા અન્ય મહત્વપૂર્ણ વ્યકિતઓ સાથે ભારતીય દ્રષ્ટિકોણનું આદનપ્રદાન કરશે વિદેશ સચિવ આ ત્રણેય દેશોના ઉદ્યોગપતિઓ શિક્ષણવિદો બુદ્ધિજીવીઓ અને મીડીયાના લોકો સાથે વાતચીત કરશે વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે શ્રી શ્રુંગલા કોવિડ મહામારી અને તેના પરિણામોના ઉકેલ માટે આંતરરાષ્ટ્રીય સહયોગ અંગે પણ વિયાર વિમર્શ કરશે મંત્રાલચે કહ્યું કે ફ્રાંસ જર્મની અને બ્રિટનની સાથે ભારતના સંબંધો લોકશાહી મૂલ્યોના આધારે બન્યા છે અને સતત વિકાસ તથા આબોહવા પરિવર્તન જેવા મુદ્દાઓ ઉપર માહિતીનું આદાન પ્રદાન કરવામાં આવે છે ભારતના આ દેશો સાથે ઘણા વ્યાપારિક અને વાણિજિક સંબંધો છે

શિવશંકરની મની લોન્ડરીંગ મામલે ધરપકડ કરી છે રાજદારીઓના સામાન સાથે ગેરકાયદેસર રીતે સોનાની તસ્કરી કરવાના મામલે કરવામાં આવેલી તપાસ દરમિયાન મની લોન્ડરીંગનો આ મામલો સામે આવ્યો એન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટે સાત કલાક સુધી એમ

બાદમાં ગઇકાલે રાત્રે તેમને કોચીમાં ધરપકડ કરવામાં આવી આ પહેલા સવારે શિવશંકરની આગોતરા જામીન અરજી હાઇકોર્ટમાં નામંજૂર થયા બાદ શરૂઆતમાં તેમને તિરૂવનંતપુરમના આર્યુવેદિક કેન્દ્રમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા તેમણે એન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ અને કસ્ટમ વિભાગથી ધરપકડની આશંકામાં બે જામીન અરજી દાખલ કરી હતી બંને એજન્સીઓ સોનાની કથિત દાણચોરી પાછળ વિવિધ પાસાઓની તપાસ કરી રહી છે

શિવશંકરને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે

તથા મૃત્યુદર ઘટી રહ્યો છે

ડિજીટલ પ્લેટફોર્મના માધ્યમથી છ હજારથી વધુ તબીબો લોકોને ઇ આરોગ્ય સેવા આપે છે